પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્્ામોદી ના હાથે થનાર રામ મંદિર શિલાન્યાસ વિધિ માં ગુજરાત સહિત

ડેમ છલકાયાં તો દક્ષિણ ગુજરાત માં કાલથી ભારે વરસાદ ની આગાહી સૌરાષ્ટ્રની ડુંગળી ભરેલી માલગાડી ધોરાજી થી બાંગલાદેશ ના દર્શના સ્ટેશન વચ્ચે દોડાવવાનો રેલ્વે તંત્ર એ પ્રારંભ કર્યો ગુજરાત ટેકનોલોજીક્લ યુનીવર્સીટીના ડેટા ચોરી કેસ માં પોલિસ ની સાયબર ક્રાઈમ શાખાએ આરોપી ને

રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન પહેલાની ત્રિદિવસીય ધાર્મિક વિધિઓના આજે બીજા દિવસે અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું આવતીકાલે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવાના છે

શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યાના કેટલાક જાણીતા નાગરિકોને આમંત્રણ અપાયું છે દરમિયાન અયોધ્યામાં ઉત્સવ યાલી રહ્યો છે અને સમગ્ર દેશમાં આતુરતાપૂર્વક આ ઐતિહાસિક ક્ષણની રાહ જોવાઈ રહી છે અયોધ્યામાં રામ કીર્તન અને રામયરિતમાનસના પાઠ સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે આવતીકાલના દીપોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને પવિત્ર સરયુ નદીના ઘાટ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે શ્રી હનુમાનગઢી મંદિરમાં સૌ પ્રથમ દર્શન કરશે ત્યારબાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામલલાની પૂજા કરશે ત્યારબાદ ભૂમિપૂજન અને જાહેર સમારોહમાં હાજરી આપશે

અશોક સિંઘલના પરિવારના પવન સિંઘલ અને મહેશ ભાગચંદકા મુખ્ય યજમાન છે

સમગ્ર ગુજરાત માં આગામી ત્રણ દિવસ દરમ્યાન સારો વરસાદ પાડવાની આગાહી હવામાન ખાતા એ આપી છે તો દક્ષિણ ગુજરાત માં આગામી બે દિવસ દરમ્યાન અતિ ભારે વરસાદ ની આગાહી છે

ગિરનાર પર્વત માથી નીકળતી સોનરખ નદી માં પૂર આવતા એક યુવાન તણાયો હતો જેને ફાયર બ્રિગેડ ની ટીમે દિલધડક ઓપરેશન માં બયાવી લીધો હતો અમરેલી જીલ્લા ચલાળામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખરી નદી માં પૂર આવ્યું છે સ્થઆનિક નદીઓ અને ગામના બજારોમાં પાણી ધૂસી ગયા છે કેટલાક પશુઓ પણ તણાયા છે વેરાવળ માંગરોળ અને કોડીનાર સાથોસાથ બગસરા ખાંભા અને ગીર જંગલ ના વિસ્તાર માં ભારે વરસાદને પગલે ખેતરો માં પાણી ભરાઈ ગયા છે ઉના અને ગીર ગઢડા માં મધ્યમ વરસાદ છે તો વેરાવળ ના ગ્રામ્ય પંથક માં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે અમરેલી જિલ્લા નો ધતરવડી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે વાવડી ગામ બેટમા ફેરવાયુ છે

તાલાલા ના મધુપુર ગામે પણ સરસ્વતી નદી માં ઘોડાપૂર આવ્યું હોવાના અહેવાલ છે તો ગીર થી વહેતી દેવકા નદી માં પણ પાણી ની ભારે આવક નોંધાઈ છે મોરબીમાં અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી છે તો ખેડૂતો ખુશ થયા છે ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારાં બે દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ થયા છે તો બોટાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા વરસાદના ઝાપટા થયા છે

કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરીથી ખોલવાની તૈયારીને ભાગ રૂપે એક મહત્વ ની બેઠક યોજાઇ ગઈ જેમાં પ્રભારી સચિવ એસ

હૈદરે કોરોના સંક્રમણનો ફેલાવો થાય નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન હાથ ધરવા તંત્ર ને જણાવ્યુ છે કોવિદ ની સારવાર લઈ રહેલા કોંગ્રેસ ના નેતા ભરતસિંહ સોલંકી સાજા થતાં તેમણે અમદાવાદ ની હોસ્પિટલ માં થી રજા આપવા માં આવી છે

જેથી આરોગ્ય વિભાગ દ્વારા વધુ પથારીની સુવિધા વધારવા નિર્ણય લેવાયો છે

મહેસાણામાં વધુ નવ કેસ નોધાયા છે તો અમદવાદમાં મેમનગર ખાતે આવેલ મેકડોનાલ્ડ સીલ કરવામાં આવેલ છે

જેને પગલે ભાવનગર ડિવિઝનના યુનિટને આ સફળતા મળી છે

ધોરાજી સ્ટેશનથી માલગાડીમાં ઝડપથી ડુંગળી ભરી શકાય તે માટેની ખાસ વ્યવસ્થા ઝડપભેર ઊભી કરવામાં આવી હતી જેને પગલે ચાલુ મહિના દરમિયાન માલગાડીના આવા ત્રણથી યાર રેક લોડ થવાની શક્યતા છે

ગઈ કાલે આવી ત્રણ ખાસ દ્રેન ચલાવવામાં આવી હતી જેમાંથી બે દ્રેન ગુજરાતમાંથી ચાલી હતી જેમાં પોરબંદરથી શાલીમાર ગયેલી પાર્સલ એક્ષપ્રેસ દ્રેન ઉપરાંત પાલનપુરથી હિંદ ટર્મિનલ માટે રવાના થયેલી મિલ્ક સ્પેશિયલ ટ્રેન સામેલ છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશમીરમાં છેલ્લા પાંચ છ વર્ષોમાં સરકારે ઘણા કામ કર્યા છે આ દરમિયાન કેન્દ્ર દ્વારા પ્રાયોજીત કાર્યક્રમો અતંર્ગત રાજ્યમાં ઘણા માર્ગોનુ નિર્માણ થયુ છે તો ઘણા માર્ગને પહોળ કરાયા છે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણા ફલાય ઓવર બનાવાયા છે જેના કારણે પ્રદેશની બંને રાજધાનીઓ વચ્ચેનુ અંતર ધટયુ છે

ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓનો ડેટા લીક થતાં પોલિસ ની સાયબર ક્રાઈમ શાખા દ્વારા તપાસ શરૂ કરાઇ હતી જેને ટેકનીકલ એનાલીસીસ કરીને આરોપી યુવાન ની ધરપકડ કરી છે જે આર સી ટેકનીકલ માં અભ્યાસ કરે છે

યુ વોર્ડ ખાતે માતા અને નવજાત શિશુ માટે સ્તનપાનનું મહત્વ અને તેના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું